મોદીએ વધુમાં કહ્યું કે ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં મૂડી કરતાં કલા કૌશલ્ય વધુ મહત્વપૂર્ણ બની રહેશે તેમણે કહ્યું કે ઉચ્ચ કૌશલ્ય છતાં કામચલાઉ કામ પદ્ધતિ રોજગાર વ્યવસ્થાનું નવું પાસું બની રહેશે

તેમને શાળા સમય ઉપરાંત વધુ એક કલાક અને શાળા સમય દરિમયાન બે કલાક ઉપરાચાત્મક શિક્ષણ આપીને અન્ય વિદ્યાર્થીઓની હરોળમાં લવાશે

એ એસ

પી એસ

એફ એસ કક્ષાના અધિકારીઓ સહિત પદાધિકારીઓને રાજય સરકાર દ્વારા જવાબદારી સોંપવામાં આવી છે શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજયકક્ષાએ તમામ જિલ્લાના શિક્ષણ અધિકારીઓ સાથે બેઠક યોજીને માર્ગદર્શન આપ્યું હતું આ ઉપરાંત શિક્ષણ મંત્રી અને મુખ્ય સચિવ શ્રી ડૉ

આ કાર્યક્રમ જિલ્લા મથક ભુજ પાસેના રૂદ્રમાતા ડેમ સાઇટ ઉપર યોજાશે

વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ

આશુતોષ અંતાણી ગુરૂપુર્ણિમા કચ્છ સમગ્ર રાજય અને દેશ સહિત કચ્છ જિલ્લામાં પણ આજે ગુરૂપૂર્ણિમાની ભકિતભાવ અને શ્રધ્ધા પૂર્વક ઉજવણી કરવામાં આવશે જિલ્લાના નાના મોટા દરેક ગામ શહેરોમાં આજે આશ્રમો મંદિરો મહુલીઓમાં વિશેષ પૂજન અર્ચન પ્રસાદ સહિત ગુરૂવંદના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે

રાજયના અંબાજી ડાકોરમાં રણછોડરાયજી સહિતના મંદિરોમાં દર્શન સમયમાં ફેરફાર કરવા માં આવ્યો છે

જેમને ઓડીટ કરાવવું અનિવાર્ય નથી તેવા વર્ગ માટે આ મુદત લંબાવવામાં આવી છે

લોકો તેમના સુચનો નરેન્દ્ર મોદી એપ પર અથવા માય જીઓવી ઓપન ફોરમ પર મોકલી શકે છે દેશ વાસીઓ પ્રધાનમંત્રીને ટોલ ફ્રી નં